રાજ્યમાં જરૂરીયાતમંદોને અપાતા અનાજનું એફએસ એલ સ્થિત કુડ રિસર્ચ લેબોરેટરીમાં ફુલપ્રુ ફ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં સરકાર તરથી કરોડો નાગરિકોને અપાઈ રહેલા ખાધાન્ન ગુણવત્તા વૈજ્ઞાનિક નિષ્ણાતો દ્રારા પારદર્શિતાથી યકાસવામાં આવી રહી છે ગુણવતાના નિયત માપદંડમાં સહેજ પણ કચાસ જણાતા તમામ જથ્થો નકારી દેવામાં આવ્યો છે આશુ તોષ અંતાણી રાજયમંત્રી કચ્છ મુલાકાત કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુ રવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આગામી સમયમાં કચ્છીજનોને પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે કચ્છ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જઇને નિરીક્ષણ કર્યું હતું કચ્છના પ્રવેશદ્વાર સામખીયારી પાસે આધોઇ યોકડી તેમજ ભયાઉ પાસે આવેલા પાણી પુ રવઠા વિભાગના હેડવર્કસની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સુ યનો કર્યા હતા કચ્છની બે દિવસની મુલાકાતે પધારેલા પાણી પુ રવઠા વિભાગના મંત્રીએ ઉનાળાના સમયમાં કચ્છ જિલ્લાને કોઇપણ રીતે પાણીની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી સુ યનો કરી આગામી સમયમાં પાણીની ઘટ ઉભી ન થાય અને ઉનાળાના સમયમાં કચ્છના વિશાળ ભૂ ભાગને ધ્યાને લઇ માંગ પ્રમાણે પાણી પૂ રૂ પાડવાની તાકીદ કરી હતી

આ અંગે સુ ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે બપોરે દોઢ વાગ્યે રાપર તાલુકાના હમિરપર ગામે અંગત અદાવતમાં બે જુથ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં એક જ જુથના પાંચ વ્યક્તિઓની ફત્યા થઈ હતી અથડામણને પગલે આડેસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો